પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ પ્રસારને રોકવાના ક્ષેત્રે ભારતે કરેલી કામગીરી બિરદાવી

રાજ્યમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ દીવ તેમજ સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે ભારે વરસાદના અહેવાલ ત આજે અષાઢી પૂર્ણિમા ગુરૂ પૂર્ણિમાનો પાવન દિવસ કોરોનાને પગલે મંદિરો આશ્રમોમાં ગુરૂ પૂર્ણિમાની ઓનલાઇન ઉજવણી કરાશે

તેમણે નાગરિકોને માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા અનુરીધ કર્યો હતો

સાત હજાર નવસો નેવ્યાસી લોકોની હાલત સ્થિર છે

જામનગર જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ સાત કેસો નોંધાયા છે

પાટણ જીલ્લામાં વધુ પાંચ કોરોના પોઝીટીવ નોંધાયા છે

તેમણે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ મુજબ ભારત સરકારે ગત જાન્યુઆરી મહિનાથી જ કોવિડના સંક્રમણને ખાળવા યોગ્ય પગલાં લેવાની શરૂઆત કરી હતી

જંતુનાશક સુરેન્દ્રનગર પોલીસે દરોડાની કાર્યવાહી કરીને મંજૂરી વિના જંતુનાશક દવા બનાવતી કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે

મહાભારતની રચના કરનાર મહર્ષિ વ્યાસ આદિગુરૂ કહેવાયા અને તેમના જન્મ દિવસ ગુરૂ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવાય છે શ્રીમદ ભગવદગીતાના ગાયક ભગવાન શ્રીકૃષ્ણને પણ આપણે કૃષ્ણંવંદે જગદૂગુરૂ કઠીને વંદન કરીએ છીએ ગુરૂ શિષ્ય પ્રણાલિ એ આપણા દેશની પરંપરા છે આ દિવસે હિન્દુ ધર્મના આદિગુરૂ આદ્ય શંકરાચાર્યનું પૂજન કરાય છે જેમણે કર્મકાંડ છોડી જ્ઞાનમાર્ગને જીવંત કર્યો શંકરમઠ શક્તિ પીઠ ઉભા કર્યા પરિવ્રાજક સાધુ તૈયાર કર્યા જ્ઞાનરૂપી પ્રકાશ જીવનમાં પ્રગટાવે તે શિક્ષખ આચાર્ય કે આધ્યાત્મિક ગુરૂ વેદાંતી ગુરૂ પણ હોઇ શકે ગુરૂ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આ દિવસ છે આજે મંદિરો આશ્રમોમાં ગુરૂ પૂર્ણિમાની ઓનલાઇન ઉજવણી કરાશે કોરોનાના પગલે ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા ગુરૂ પૂર્ણિમાનું ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા આયોજન કરાયું છે

બનાવવાનો નિર્ણય લીધો છે

તેમણે આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરતાં કહ્યું હતું કે આ ઝુંબેશ વર્તમાન શ્રેષ્ઠ ભારતીય એપને પ્રોત્સાહન આપશે તથા નવી એપ વિકસાવવાની પ્રેરણા આપશે પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે ઈ લર્નિંગ ઘરેથી કામકાજ કરવું રમતો વેપાર મનોરંજન જેવા ક્ષેત્રોમાં હાલમાં કાર્યરત એપને શોધી તેને પ્રોત્સાહન આપવામાં ભારત સરકાર જરૂરી સહાય આપશે